પ્રધાનમંત્રીએ સરદાર સરોવર ડેમ માં જળ સહેલગાહ નો લહાવો આપતી કૂઝ સેવાને ખુલ્લી મૂકી હતી અને પોતે નૌકાવિહાર કર્યો હતો સમગ્ર પરિસર ને રાત્રે પ્રકાશમય દેખાવ આપવા માટે એક અબજ જેટલી લાઈટ ત્યાં મૂકવામાં આવી છે જેનો શુભારંભ પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરાવ્યો દરમ્યાન પ્રધાનમંત્રી એ આજે સ્ટેચ્યુ ઓફ યુનિટી નજીક જંગલ સફારી પરિયોજનાનો શુભારંભ કરાવ્યો

અને સાત જુદા જુદા તબક્કામાં બનાવવામાં આવેલ છે

તેમજ પાર્કમાં બાળકો માટે ઘણા આકર્ષણો પણ બનાવવામાં આવ્યા છે કેવડીયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિસરમાં આકાર પામેલા આરોગ્ય વન અને એકતા મોલનું પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ લોકાર્પણ કર્યું ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણી અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત તેમની સાથે હતા

આરોગ્ય પર્યટન માટે આ સ્થળ આદર્શ બનશે શ્રી મોદીએ ત્યાર બાદ એકતા મોલ પણ ખુલ્લો મૂક્યો હતો એકતા મોલ તરીકે એવા બજાર નું નિર્માણ કરાયું છે ત્યાં પર્યટકો દરેક રાજ્ય ની હસ્તકળા ની વસ્તુ ખરીદી સકે

ત્યાંથી પ્રધાનમંત્રી મોદી ચિલ્ડ્રન ન્યૂટ્રીશન પાર્ક ગયા હતા અને ત્યાં ઊભી કરાયેલી નવી સવલતો ખુલ્લી મૂકવા સાથે ટોય ટ્રેન માં બેસી પાર્ક ના વિવિધ ભાગ નો પ્રવાસ પણ કર્યો હતો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે સવારે અમદાવાદ હવાઈ મથકે ઉતાર્યા બાદ સીધા ગાંધીનગર હંકારી ગયા હતા અને દિવંગત પૂર્વ મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ ના નિવાસ સ્થાને પહોચી તેમના પરિવાર ને સાંત્વના પાઠવી હતી પ્રધાનમંત્રી મોદી ત્યાથી મહેશ નરેશ તરીકે ઓળખાતી સંગીતકાર બેલડી ના નિવાસ સ્થાને જઇ શ્રદ્ધાંજલી અર્પણ કરી હતી

આ દિવસને દેશભરમાં રાષ્ટ્રીય એકતા દિવસના રૂપમાં પણ મનાવવામાં આવે છે

તેઓ રાષ્ટ્રીય એકતા દિવસ પ્રસંગે કેન્દ્રીય સશસ્ત્ર પોલિસ દળ અને ગુજરાત પોલિસ દ્વારા આયોજિત એકતા દિવસ પરેડમાં પણ ભાગ લેશે પ્રધાનમંત્રી કેવડિયાથી અમદાવાદ સાબરમતી રીવરફન્ટ વચ્ચે દેશની પ્રથમ સી પ્લેન સેવાનો પણ શ઼ભારંભ કરાવશે જે માટેની તૈયારી પુરજોશમાં યાલી રહી છે કેન્દ્રિય વહાણવટા રાજ્ય મંત્રી મનસુખ માંડવિયા સમગ્ર આયોજનની સમિક્ષા માટે આજે અમદાવાદ રિવરફ્રંટ પહોંચ્યા હતા અને વિમાન સેવાના વિવિધ પાસાઓથી વાકેફ થયા હતા બિહાર ચૂંટણી બિહાર વિધાનસભાની ચૂંટણીના બીજા અને ત્રીજા તબક્કાનો ચૂંટણી પ્રચાર વેગીલો બન્યો છે

ભાજપના અધ્યક્ષ જે પી

જ્યારે પક્ષના વરિષ્ઠ નેતા અને સંરણ મંત્રી રાજનાથસિંહે પીરપૈતી કેસરીયા રાધોપુર અને બેગુસરાયમાં યૂંટણી સભાઓ સંબોધી હતી પિયુષ ગોયલ અન્ન મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું છે કે મોદી સરકારના પ્રયત્ન અને ટેકાના ભાવની રજૂઆતના કરાણે છેલ્લા પાંચ વર્ષમાં કઠોળનું ઉત્પાદન વધ્યું છે આજે નવી દિલ્હીમાં વર્ચ્યુઅલ માધ્યમથી પત્રકારોને જણાવ્યું કે ઘરેલુ ઉત્પાદન વધારવા અને ગ્રાહકોને યોગ્ય ભાવે કઠોળ મળે તે સુનિશ્ચિત કરવા સરકાર જોડીયા કામ કરી રહી છે તેમણે કહ્યું કે લોકડાઉન છતાં દેશભરમાં અનાજની અછત નથી શ્રી ગોયલે જણાવ્યું કે કોવિડ સમયગાળામાં સરકારે દરેક માટે ભોજનની ખાતરી આપી હતી

ડુંગળીની આયાત શરૂ થઇ ગઇ છે અને કેટલીક શરતોમાં છૂટછાટ આપવામાં આવી હતી

તેમણે કહ્યું કે ડુંગળીનો નવો પાક પણ બજારમાં આવી રહ્યો છે વધુમાં ડુંગળીના બીજ નિકાસ પર પ્રતિબંધ મૂક્યો હતો જેથી કોઇ અછત ન વર્તાય

દરમિયાન રેલવેમંત્રી શ્રી ગોયલે એમ પણ જણાવ્યું કે રેલ્વે દેશભરમાં કાશ્મીર અને હિમાચલ પ્રદેશના સફરજનના પરિવહન માટે કિસાન રેલ પૂરા પાડશે કેબિનેટ આર્થિક બાબતોની મંત્રીમંડળની સમિતિ સીસીઇએ ઇથેનોલ મિશ્રિત પેટ્રોલ કાર્યક્રમ હેઠળ જાહેર ક્ષેત્રની તેલ માર્કેટીંગ કંપનીઓને ઇથેનોલ ખરીદવાની પધ્ધતિને મંજૂરી આપી છે માહિતી અને પ્રસારણ મંત્રી પ્રકાશ જાવડેકરે નવી દિલ્હીમાં પત્રકારોને માહિતી આપતાં જણાવ્યું કે અગાઉ ઇથેનોલ માટે એક જ ભાવ હતો પરંતુ હવે જુદા જુદા ભાવો થશે

સિંઘ નવ નવેમ્બરે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદને પોતાનો અહેવાલ રજૂ કરશે

કેન્દ્ર અને રાજ્યસરકારો સ્થાપના મંડળ પાછલા નાણાપંચના અધ્યક્ષ અને સભ્યો પંચની સલાહકાર સમિતિ અને અન્ય નિષ્ણાતો શૈક્ષણિક સંસ્થાઓના વિદ્વાનો દ્વારા વિસ્તૃત ચર્ચા વિચારણા કર્યા પછી રીપોર્ટને આખરી ઓપ આપવામાં આવ્યા છે નાણાપંચ પ્રધાનમંત્રીને પણ આ અહેવાલ આવતા મહિને સુપરત કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ અને ઉપરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુ અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ નિમિત્તે લોકોને શુભકામનાં પાઠવી છે શ્રી કોવિંદે જણાવ્યું છે કે મોહમ્મદ સાહેબે પ્રેમ અને ભાઇચારાનો ઉપદેશ આપ્યો છે અને વિશ્વને માનવતાનો માર્ગ ચિંધ્યો છે ઉપરરાષ્ટ્રપતિ વૈકૈયા નાયડુએ પોતાનાં સંદેશમાં કહ્યું છેકે મોહમ્મદ પયગંબરે માનવ સમુદાયને કરુણા અને વિશ્વ બંધુત્તવનો માર્ગ બતાવ્યો તેમણે કહ્યું કે મિલાદ ઉન નબી પરિવાર અને મિત્રોને મળવાનો આ તહેવાર કોવિડ મહામારીનાં કારણે આરોગ્ય અને સ્વચ્છતાનાં બધા નિયમોનું પાલન કરીને સાદગીપૂર્ણ રીતે મનાવવો જોઈએ

આ દિવસે સમગ્ર વિશ્વમાં કરુણા અ ભાઈચારાની ભાવના વધે